કેન્દ્ર સરકારે બેન્કીંગક્ષેત્રે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે નવી દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારોને જણાવ્યું કે જાહેરક્ષેત્રની દસ બેન્કોને ભેળવી દઇ ચાર મોટી બેન્ક રચાશે

ગાંધીનગરમાં પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપવાના કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય ક્રાંતિકારી યોજનાઓના કારણે અને બાળકોના પાલનપોષણ ક્ષેત્રે ઉત્સાહજનક પરિણામો મળી રહ્યાં છે

શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે સ્માર્ટ ફોન દ્વારા આંગણવાડી કાર્યકરો પણ સ્માર્ટ બનશે કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં શ્રીમતી ઈરાનીએ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ પણ કર્યુ હતું

રાજ્યમાં શોષિત મહિલાઓની સુરક્ષા માટે રેસ્ક્યુ વાન કામગીરીથી મંત્રી શ્રી ઇરાની પ્રભાવિત થયા હતા કેન્દ્રિય સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી થાવરચંદ ગેહલોત આજે પાટણ જિલ્લાના પ્રસિદ્ધ જૈનતીર્થ શંખેશ્વરની મુલાકાત લેશે કેન્દ્રિય મંત્રી આજે સવારે પાર્શ્વ પદ્માવતી શક્તિ પીઠ ગુરુ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ટ્રસ્ટ મંડલ ખાતે શ્રી શંખેશ્વર મહાતીર્થમાં યોજનારા વિવિદ કાર્યક્રમો તેમજ મહામંગલકારી મહામાંગલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પર્યુષણ પર્વ નિમીત્તે જૈન મહાતીર્થ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાતના શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર પણ ઉપસ્થિત રહેશે ગુજરાત દર્શન યોજના હેઠળ રાજ્યની મુલાકાતે આવતા વરિષ્ઠ બિન નિવાસી ગુજરાતી માટે રૂ

આ કાર્યક્રમ હેઠળ છ રાત્રિ અને સાત દિવસ રોકાણ રહેશે

આ ઉપરાંતનો ખર્ચ જે તે વ્યક્તિને આપવાનો રહેશે

આ યોજના અંતર્ગત અન્ય રાજ્ય માંથી ગુજરાત મુલાકાતે આવતાં વરિષ્ઠ બિન નિવાસી ગુજરાતીઓની તમામ સુવિધા રાજ્ય સરકાર પૂરી પાડશે અન્ય રાજ્યમાંથી અમદાવાદ સુધી આવવા અને જવા માટેનો ખર્ચ જે તે વ્યક્તિ અથવા ગ્રૂપે આપવાનો રહેશે

આ યોજના અંતર્ગત ગુજરાતમાં મહત્વના ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવાશે

યુરોપિયન ઇન્ટરનેશનલ અર્બન કો ઓપરેટીવ અને રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તથા ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ વચ્ચે આબોહવા પરિવર્તન અંગે કરાર કરવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે ગ્લોબલ ર્વોમિંગ અને કલાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે ત્યારે આ સમસ્યા સામેના પડકારોને પહોંચી વળવા માટે તથા ઇકો ફ્રેન્ડલી દેશના નિર્માણ માટે સૌ દેશવાસીઓએ સંકલ્પબદ્ધ બનવું પડશે

જેમાં રાજ્યના આ આઠ મહાનગરો જોડાશે એટલે રાજ્યના નગરોને પણ ટેકનીકલી માર્ગદર્શન માટે આદાનપ્રદાનની તક મળશે જીકોમ શહેરો અને સ્થાનિક રાજ્ય સરકારોનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાતે નક્કર આયોજન કર્યું છે

પરત ફરનાર આ હાજીઓને અમદાવાદ એરપોર્ટ ઉપર કોઈ સગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર પ્રોટોકોલ વિભાગ અને હજ કમિટિ દ્વારા પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે

એએમસી દ્વારા મોબાઇલ ટોઇલેટ પીવાના અને વાપરવાના પાણીના ટેન્કર સપ્લાય ફાયર બ્રિગેડ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિશેષ સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે

જેમાંથી બે વ્યક્તિના રીપોર્ટ પોઝીટીવ આવતા ત્રણેય દર્દીઓને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે

ગઇકાલે શ્રાવણી અમાસ નિમિત્તે રાજ્યના વિવિધ મંદિરોમાં અમરનાથ દર્શન અન્નકુટ દર્શનનું આયોજન કરાયું હતું વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી

અમારા મોરબીના પ્રતિનિધિ જણાવે છે કે મોરબીના પ્રાચીન રફાબેશ્વર મંદિર ખાતે સૌરાષ્ટ્ર મોરબી જૂનાગઢમાં મોટી સંખ્યામાં ભક્તોએ પીપળાને પાણી રેડી પિત્ર તર્પણ કર્યું હતું શ્રાવણ માસના છેલ્લા અમાસે કરનારી ખાતે કુબેરભંડારીના મંદિરે દર્શન માટે માનવ મહેરામણ ઉમટયું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે લાખો શ્રદ્ધાળુઓ અને નર્મદામાં ડૂબકી લગાવી પવિત્ર નર્મદા સ્નાન કર્યું હતું દરમિયાન ભાવનગર જિલ્લાના પૌરાણિક તીર્થધામ નિષ્કળંક મહાદેવ મંદિર કોળીયાક ખાતે ગઇકાલે હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા

હજારો લોકોએ આખી રાત મેળો તથા લોક સંસ્કૃતિના કાર્યક્રમો માણ્યા હતા અંદાજે એક લાખ જેટલા લોકોએ મહાદેવના પૂજન અર્ચન કર્યા હતા તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ખાસ બંદોબસ્ત કરાવ્યા હતા પર્યુષણ પર્વના ગઇકાલે પાંચમાં દિવસે રાજ્યભરના જૈનસંઘો દ્વારા મહાવીર જયંતીની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રાજ્યભરના દેરાસરોને ગઇકાલે ફૂલોથી શણગારાયા છે